ભારે શોરબકોર વચે ગૃહોનું કામકાજ બપોર સુધી મોક્રક રહ્યું હતું સભાગૃહ ફરી મળ્યું ત્યારે ઉગ્ર વિરોધના દ્રશ્યો ચલુ રહ્યા હતા

આ વિધેયક નો ઉદેશ્ય વેપારની દાનતથી કુખ ભાડે આપવાની પ્રક્રિયાને તેને સંબંધિત અનૈતિક પ્રવૃતિઓ પર નિયંત્રણ કરવાનો છે વિઘેયકમાં રાષ્ટ્રીય સાત્રે અને રાજ્યોમાં સેરોગેસી બોર્ડની રચનાને તેના નિયમ માટે યોગ્ય અધિકારીઓની નિયુક્તિની જોગવાઈ કરવામાં આવી છે

એમ બે દિવસીય ભાજપા મહિલા મોર યાનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના અડાલજ ખાતે યોજાશે મહિલા મોરચાના આ રાષ્ટીય અધિવેશનમાં ભાજપાશાસિત પ્રદેશોની મહિલામંત્રી સાસંદ સહીત અન્ય જન પ્રતિનીતિઓ ઉપસ્થિત રહેશે

બે દિવસીય આ રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી અને વ્ય્વાથાના આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે

જિલામાં બે રોક્વેક યાલતી ગેરકાયદે ખનીજ ઉત્ખનની પ્રવુતિ સામે પગલા લેવા જયારે જયારે ખાણ ખનીજ વિભાગે તાપસ માટે દરોડા પાડયા છે ત્યારે તયારે મોટી કિંમતનો ગેરકાયદે જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ત્યારે અબડાસા તાલુકાના મિયાણી હાજાપર માંડવીતાલુકાનીવાઢ અબ્દાસનું વાયોર ભુજ તાલુકાના કેટલાક ગામો તેમજ રાપર તાલુકામાં પણ ગેરકાયદે ખનન કરી બારોબાર જથ્થો વેચી નાખવાના મોટા ષડચંતત્રો નાં અહેવાલો ને પગલે ખાણ ખનીજ વિભાગ સક્રિય બન્યું છે

ગુજરાતદક્ષિણગુજરાતસૌરાષ્ટ્ર અને કરછમાં આગામી બે દિવસ કોલ્ડવેવ થી ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે

ગઈકાલે પ

પવનની ગતિ ધટ્યા પછી વધુ બે દિવસ કાતિલ ઠંડી કરછી જનજીવનને ધુજાવશે તેવો વર્તશે રાજય મોસમ વિજ્ઞાન વિભાગ તરફથી આપવામાં આવ્યો છે